કોવિડના સંક્રમણને રોકવા માટેના જનઆંદોલનનો પ્રારંભ કરાવતા તેમણે કહ્યું કે લોકોના જીવનને બચાવવા આપણે સાથે મળીને પ્રયાસો ચાલુ રાખવા પડશે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

આ મંયનો હેતું કેનેડીયન બિઝનેસ સમુદાયને નવીનતમ માહિતી અને ભારતમાં રોકાણની ઉજળી સંભાવના વિશે માહિતગાર કરવાનો છે આ સંમેલનમાં ઉદ્દયન ઈલેકટ્રોમાળખાઓ અને બાંધકામ કંપનીઓ બેન્કો વીમા કંપનીઓ તથા રોકાણ ભંડોળનાં પ્રતિનિધીઓ પણ જોડાશે તેવી આશા સેવાઈ રહી છે

ભદૌરીયાએ જણાવ્યું છે કે ભારતીય હવાઈદળે પોતાની કામગીરીની ક્ષમતા પૂરવાર કરી છે અને વિપરીત સંજોગોમાં જરૂર ઊભી થાય ત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે

ગાઝીયાબાદમાં હવાઈ દળ મથક ખાતે જુદા જુદા વિમાનો દ્વારા કરવામાં આવેલા કરતબો અને પરેડ આજના દિવસની ઉજવણીનો મુખ્ય આકર્ષણ રહ્યું છે આકાશ ગંગા ટીમે વિમાન કરતબોની શરૂઆત કરી હતી માલવાહક વિમાન સહિત દેશના ટોચના યુદ્ધ વિમાનોના ઉઠ્ઠયન બાદ હવાઈ દળના ઝાબાંઝ પાયલોટેએ હેરતભર્યા કરતબો દર્શાવ્યા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઈદળના સ્થાપના દિવસે બધા જ જવાનોને અભિનંદન આપ્યા છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે દેશને સલામત રાખવાની સાથે સાથે આપત્તિના સમયે માનવતાના અભિગમ સાથે હવાઈ દળે નાગરિકોને કરેલી મદદ હંમેશા યાદ રહેશે અને દેશ આ માટે તેમનો ઋણી છે

આવતીકાલે ઉમેદવારીપત્રોની યકાસણી થશે

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપ જેડીયુ આરજેડી અને કોંગ્રેસ સહિત મોટા પક્ષોએ સામાજિક સમીકરણોના આધારે ઉમેદવારોની પસંદગી કરી છે

રાજ્યના મુખ્ય યૂંટણી અધિકારી શ્રી મુરલીકૃષ્ણે જણાવ્યું છે કે કોવીડના લીધે ઉભી થયેલી પરિસ્થીતીને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે ઓનલાઈન પદ્વતીથી ઉમેદવારી પત્રો ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે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

ત્યારબાદ સ્પેશય પોલીંગ ટિમ દ્વારા મતદાન કરાયેલા પોસ્ટલ બેલેટ એકત્ર કરવામાં આવશે

વિવિધ રેલવે વિભાગોની અનૂકળતા મુજબ આ ટ્રેનો શક્ય એટલી વહેલી તકે શરૂ કરાશે આ ટ્રેનોમાં મોટાભાગની એ સી ટ્રેનો દુરન્તો રાજધાની તથા શતાબ્દી ટ્રેનો છે

પ્રારંભિક સમયગાળા માટે સામાજિક અંતરના ધારાધોરણોને પગલે દરેક વૈકલ્પિક બેઠક ખાલી રાખવામાં આવશે

એ જણાવ્યું છે કે મુસાફરો અને સ્ટાફ માટે ફેસ કવર અથવા માસ્કનો ઉપયોગ ફરજિયાત રહેશે બધા મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે બધા મુસાફરોને એક કોવીડ પ્રોટેક્શન કીટ આપવામાં આવશે જેમાં હેન્ડ સેનિટાઇઝરની બોટલ એક માસ્ક એક ફેસ શિલ્ડ અને એક જોડી ગ્લોવ્સ હશે

તમિલનાડુ પોલીસની આર્થિક ગૂના રોકવા માટેની એકમે દીવાન હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડના પ્રોમોટર કપિલ રાજેશ વાધવાન તથા ધીરજ રાજેશ વાધવાનની ગઈકાલે ચેન્નાઈમાં ધરપકડ કરી છે બંને આરોપીઓને ખાસ અદાલત સમક્ષ રજુ કરાતા અદાલતે તેમને ન્યાયિક અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે બંને આરોપીઓ સામે મૂડીરોકાણની બનાવટી યોજના શરૂ કરવાનો આરોપ છે તમિલનાડુ પોલીસે આ યોજનામાં નાણાં રોકનાર નાગરિકોને તેમની સમક્ષ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી છે